ત શુટીંગમાં મહિલા અને પુરુષોની ટીમોએ ગઈકાલે ટ્રેપ ઇવેન્ટ્સમાં સુવર્ણ ચંદ્રકો જીતીનેે જીજી વિશ્વકપમાં ઝળહળતી સફળતા મેળવી છે

શ્રી મોદીએ દેશના સ્વતંત્રતા સંગ્રામમાં યોગદાન આપનારા સેનાનીઓની સંઘર્ષકથા લોકો સમક્ષ લાવવાનો સૌને અનુરોધ પણ કર્યો હતો પોતાનું કર્તવ્ય નિષ્ઠાપૂર્વક કરવાની અપીલ કરીને શ્રી મોદીએ રમતગમત સહિત અનેક ક્ષેત્રોમાં મહિલાઓએ આપેલા ઉત્ફષ્ટ યોગદાનની પ્રશંસા કરી હતી તેમણે ખેતીમાં આધુનિકતા અપનાવવાનો અનુરોધ કરીને મધમાખી પાલન જેવા પૂરક વ્યવસાય પણ કરવાની સલાહ આપી હતી

પ્રધાનમંત્રીએ મધમાખી પાલનથી મધની સારી આવક મેળવનારા પશ્ચિમ બંગાળના ગુરદુમ હરિયાણાના યમુનાનગર અને ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ખેડુતોના ઉદાહરણ ટાંક્યા હતાં પર્યાવરણની સુરક્ષા માટે ચકલી જેવાં પક્ષીઓનું રક્ષણ કરવા દરિયાકિનારે ચેરનાં વૃક્ષોનું વાવેતર કરવા અને વનિકરણ વધારવાનો અનુરોધ પણ કર્યો હતો

પશ્ચિમ બંગાળ અને આસામમાં બીજા તબક્કાનું મતદાન પહેલી એપ્રિલે અને તામિલનાડુ કેરળ તથા પુડુંચેરીમાં એક જ તબક્કામાં છઠ્ઠી એપ્રિલે મતદાન યોજાશે કેરળના મુખ્યમંત્રી પિનારાઇ વિજયન દસ જિલ્લાઓમાં વામપંથી લોકતાંત્રિક મોરચાની તરફેણમાં પ્રચાર કરી રહ્યા છે સંયુક્ત લોકતાંત્રિક મોરચા માટે ઘણાં નેતાઓ પ્રચાર અભિયાનમાં જોડાયા છે ભાજપના વરિષ્ઠ નેતા અને ગૃહમંત્રી અમિત શાહ બે વાર રાજ્યની મુલાકાત લઇ યુક્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પણ ત્યાં જવાનો કાર્યક્રમ છે દરમિયાન કેરળમાં જરૂરી સેવાઓમાં કામ કરનારા મતદાતાઓ માટે ગઈકાલથી ટપાલ દ્વારા મતદાન શરૂ થઈ ગયું છે

કે પાર્ટીના વરિષ્ઠ નેતા અને મુખ્યમંત્રી પલાનીસામીએ એક જાહેરસભામાં કહ્યું કે ડી એમ કે પાર્ટી પરિવારવાદના સિધ્ધાંત પર યાલે છેતેથી જનતાએ તેને નકારી દેવી જોઇએ

તાજેતરમાં પૂર્વ લદ્દાખમાં ઊભા થયેલાં તનાવને ધ્યાનમાં લઈને આ માર્ગ ડિસેમ્બરની શરૂઆતના દિવસોમાં ખૂલ્લો રખાયો હતો

ભારતની શ્રેયસી સિંઘ મનિષા કોર અને રાજેશ્વરી કુમારીએ મહિલાઓની ટ્રેપ ટીમ ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે